ફાલ ભુતાનના પ્રવાસે ગયેલા શ્રી મોદીએ આજે સવારે થીમ્પુમાં રોયલ યુનિવર્સિટીના વિધાર્થીઓને સંબોધતા જણાવ્યુ કે ભુતાનનો માનવજાતને સંદેશ ખુશીનો છે જે સંવાદિતામાંથી પેદા થાય છે તેમણે ખુશીનું મહત્વ અને સંવાદિતાની ભાવના સમજનારા ભુતાનની પ્રસંસા કરી હતી શ્રી મોદીએ એકસંપ અને પરસ્પર કરૂણા દાખવનારી ભુતાનની જનતાને બિરદાવી ફતી

પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું કે ભારત અને ભુતાનનો ઈતિફાસ સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાએ બંન્ને દેશ વચ્ચે અજોડ અને ગાઢ સંબંધનું સર્જન કર્યુ છે તેથી જ બંન્ને દેશની જનતાને પરસ્પર ઉંડી લાગણી છે

તથા કેટલાક વિસ્તારોમાં લેન્ડ લાઈન ફોન સેવા ફરી શરૂ કરાઈ છે સરકારી પ્રવક્તા રોહિત કંસાલે જણાવ્યુ હતું કે રાજયના બીજા વિસ્તારોમાં સંદેશાવ્યવજ઼ાર તબક્કાવાર શરૂ કરાશે કાશ્મીરમાં આવતી કાલથી શાળાઓ ખુલશે અને આ હેતુથી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે

આ પ્રસંગે રાજ્યકક્ષાના પુરવઠા વિભાગના મંત્રી ધર્મેન્દ્રસિંફ જાડેજાએ છેવાડાના વિસ્તાર સુધી વિકાસકામો શરૂ કરવા સરકાર કયાંય પીછફઠ નફીં કરે તેવી ખાતરી આપી ફતી તકતીનું અનાવરણ કરી તેમણે બાકી રહેતા તમામ કામો પૂર્ણ કરવાની પણ ખાતરી આપી ફતી સરપંચ રેખાબા રવુભા જાડેજાએ સૌનું સ્વાગત કરી વિગતો આપી ફતી ગામના આગેવાનો મોટી સંખ્યામાં ફાજર રહ્યા ફતા

ભુજમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને જી

જનરલ હોસ્પિટલ તેમજ માનવજ્યોત સંસ્થા ખાતે અંજાર તાલુકામાં ટપ્પર નવાગામ અને વીરા ખાતે મુંદરા તાલુકાના પત્રીમાં માંડવી તાલુકાના મસ્કા અને રાજપરમાં અબડાસા તાલુકાનાં સુથરી લખપત તાલુકાનાં પીપરી ભચાઉના જંગી અને શિકારપુર ખાતે તેમજ રાપરમાં જોમિયોપેથીના દવાખાના કાર્યરત છે તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો કમલેશ જોશીએ જણાવ્યું હતું

ધોળાવીરામાં હવાઇ જ્હાજ ઉતારવાની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ ફાઇવસ્ટાર હોટેલનું પણ નિર્માણ કરાશે તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે પ્રવાસીઓને આકર્ષવા માંડવી બીચનો પણ વધુમાં વધુ વિકાસ કરાશે

જયદિપ વૈષ્ણવ વિશ્વ ફોટોગ્રાફી ડે આવતીકાલે વિશ્વ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભુજના ફોટોગ્રાફિક સોસાયટી ઓફ કચ્છ દ્વારા ઉજવણી કરવામાં આવશે જેમાં પોટ્રેઇટ નેચરલ બર્ડ વગેરેની ફોટોગ્રાફી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે